આ દિવસે અંગ્રેજો ને પીછે હત કરાવનાર ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી આજે દેશભરમાં શહીદોને થાદ કરી ને શ્રદ્વાંજલિ આપવામાં આવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સફીત ના વરિષ્ઠ નેતાઓએ શફીદોને નમન કાર્ય હતા અને તેમને વહોરેલી શહાદતને યાદ કરીને ભારતમાતાના આ ત્રણ પરાક્રમી સપૂતોના ત્યાગ સંઘર્ષ અને આદર્શ દેશને હંમેશા પ્રેરિત કરશે એમ નરેન્દ્ર શ્રી મોદીએ જણાવ્યું હતું

જે મતદાનના એક દિવસ સુધી ચાલુ રહેશે તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો સમર્થકો પર મતદારોની સીધી નજર રાખી શકાશે ફરીયાદીનું નામ તંત્ર દ્વારા ગુપ્ત રખાશે સિવિલ એપ્લીકેશન પાછળ દરેક જગ્યાએ અધિકારીઓ દ્વારા કંટ્રોલરૂમ ઉભા કરી તેમાં એપ્લિકેશન પર ચોવીસ કલાક નજર રાખી શકે તેવી વ્યક્તિને બેસાડવામાં આવશે

આરતી ભદ્દ કચ્છ લોકસભા ચુંટણી લોકસભાની ચૂંટણી લડવા માગતા કચ્છના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર સાથે આ વખતે પાંચ વર્ષના આવકના ફિસાબો આપવા પડશે

જીલ્લાના નાયબ ચુંટણી અધિકારી શ્રી પ્રજપતિ એ જણાવ્યું કે ભલે ઉમેદવારી પત્ર આવ્યા નથી પરંતુ આર ઓ કક્ષાએ આવેલી ખર્ચ અંગેની પુસ્તિકામાં ફોર્મના નમુના બતાવ્ય છે

પરંતુ પેટ્રોલીયમ મંત્રાલથ વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહી છે

જેનો નિર્ણય લોકસભાની યુંટણી બાદ નવી સરકાર દ્વારા લેવામાં આવશે

જે અંતર્ગત આ સાપ્તાહિક વિશેષ સુપર ફાસ્ટ દ્રેન તા

આ વિશેષ ટ્રેન માં પ્રવાસ માટે રપ માર્ચ એટલે કે આવતા સોમવારથી બુકિંગ શરૂ થશે

અને હજુ પણ આગામી દિવસોમાં ગરમી વધવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે

હાલમાં બેવડી ઋતુની અનુભવ થઇ રહ્યો છે

પી એલ

આ મેચ આજે રાત્રે આઠ વાગે શરૂ થશે